તેમણે કોરોના સામેની લડતમાં વિજ્ઞાનીઓની કામગીરીની પ્રશંસા કરી હતી પ્રધાનમંત્રીએ વિશ્વના નેતાઓને કોરોના મહામારીની અર્થતંત્ર પર પડી રહેલી અસરો અને સીમિત સંશાધનો સાથે તેનો સામનો કરવા આહવાન કર્યું હતું પ્રધાનમંત્રીએ વિશ્વના દેશોને ગરીબી અને માનવતાને કેન્દ્રમાં રાખીને ન્યૂ વર્લ્ડ ઓર્ડર વિશે મંથન કરવા અપીલ કરી હતી ઉલ્લેખનિય છે કે વિદેશમંત્રી ડૉ

જયશંકરે કર્ટન રેઈઝર સત્રને સંબોધિત કર્યું હતું રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કગામે અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફેડરિક્સન ઉદઘાટન સત્રમાં મુખ્ય અતિથિ હતા ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરીસન પણ સંમેલનને સંબોધિત કરશે યાર દિવસના આ સંમેલનનું વર્ચ્યુઅલ રીતે આયોજન કરાયું છે રાયસીના સંવાદ ભૂ રાજનીતિ અને ભૂ અર્થશાસ્ત્ર પરનું ભારતનું અતિમહત્વપૂર્ણ સંમેલન છે

આ અધિવેશન દરમિયાન કુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે તેમાં ભારતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ચર્ચા થશે અને તે દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટેની વ્યૂહરચના પર વિયાર વિમર્શ થશે આ પ્રસંગે શ્રી મોદી કિશોર મકવાણા દ્વારા લખાયેલા બાબા સા હેબ ભીમરાવ આંબેડકરના જીવન પર આધારિત ચાર પુસ્તકીનું વિમોચન પણ કરશે આ પુસ્તકો છે ડોક્ટર આંબેડકર જીવન દર્શન ડોક્ટર આંબેડકર વ્યક્તિ દર્શન ડોક્ટર આંબેડકર રાષ્ટ્ર દર્શન અને ડોક્ટર આંબેડકર આયામ દર્શન આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ વર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહેશે

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દેશમાં કોવિડ વેક્સીનની કોઈ જ કમી નથી પરંતુ સમસ્યા રાજ્યોના વ્યવસ્થાપન અંગેની છે

ગત સપ્તાહે પ્રધાનમંત્રીએ કોવિડ પરિસ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી તથા વધતા સંક્રમણને રોકવા માટે નાના કન્ટેનમેન્ટ ઝોન બનાવવા ઉપર ભાર મુક્યો હતો

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને દર્દીઓને વધુ સારી સારવાર આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓના સહયોગથી આગામી બે સપ્તાહમાં આ હોસ્પીટલ કાર્યરત થશે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે ગાંધીનગરમાં કોર કમિટીની બેઠકમાં હોસ્પીટલના નિર્માણની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના દર્દીઓને સારી સારવાર અપાય તે હેતુથી કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી મુખ્યમંત્રીએ આ અભૂતપૂર્વ પહેલ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો

શ્રી ઠાકરેએ કહ્યું કે ધોરીમાર્ગ ઉપર ઢાબાઓ અને રેસ્ટોરન્ટ સવારે સાત વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી જ યાલુ રાખી શકાશે પરંતુ ફૂડ માટે ટેક અવેની જ સુવિધા રાખવાની રહેશે શ્રી ઠાકરેએ જણાવ્યું કે રાજ્યના સાત કરોડ જેટલા લોકોને એક મહિના માટે ત્રણ કિલોગ્રામ ઘઉં અને બે કિલોગ્રામ ચોખા આપવામાં આવશે તથા આગામી મહિને જરૂરિયાતમંદ લોકોને શિવ ભોજન થાળી મફત આપવામાં આવશે ઉપરાંત અધિકૃત લાયસન્સધારક રીક્ષા ચાલકોને પંદરસો રૂપિયા આપવામાં આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમઝાનનાં પવિત્ર મહિનાની શુભકામનાં પાઠવતાં જણાવ્યું કે રમઝાન જરૂરીયાતમંદ અને વંચિતોની સેવા કરવાનો સંદેશ આપે છે

દરમ્યાન કોવિડ મહામારીને કારણે જે રાજ્યોમાં લોકડાઉન અથવા તો કરફયું કે પ્રતિબંધ લગાવામાં આવ્યા છે તેવા વિસ્તારોમાં ગઈકાલે મુસ્લિમ બિરાદરોએ ઘરે જ નમાઝ અદા કરી હતીં ઘણાં મૌલવીઓ અને મુસ્લિમ અગ્રણીઓએ રમઝાન દરમ્યાન સરકાર દ્વારા જાહેર કરાયેલાં કોવિડ સંબંધીત નિયમો અને માર્ગદર્શિકાનું યુસ્ત પાલન કરવા લોકોને અનુરોધ કર્યો છે